મુખ્યમંત્રી ચર્ચા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જિલ્લા સહકારી બેન્કો અર્બન કો ઓપરેટીવ બેન્કસ અને ક્રેડીટ કો ઓપરેટીવ સોસાયટીઝના પદાધિકારીઓને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના માં સક્રિય સહભાગીતાથી નાનામાણસો નાના છૂટક ધંધા વ્યવસાયકારોની સ્થગિત થઇ ગયેલા આર્થિક ચક્રના ચાલકબળ બનવા આહવાન કર્યુ છે

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે કોરોના અને લોકડાઉનની સ્થિતીમાં સૌથી વધુ મુશ્કેલી આવા નાના વ્યવસાયકારો વ્યકિતગત કારીગરો ધોબી વાળંદ મોચી દરજી કામ કરનારા વગેરેને પડી છે ત્યારે તેમનો હાથ ઝાલી તેમને બેઠાકરવા અને આત્મનિર્ભરતાથી આર્થિક આધાર આપવામાં આ યોજના નાના માણસ માટે મોટું પેકેજ રૂપ પૂરવાર થશે

શ્રી સોઢીએ કહ્યું હતું કે લોક ડાઉનના કારણે બહ્ મોટી સંખ્યામાં લોકોએ શહેરોમાથી ગામડાઓમાં સ્થળાંતર કર્યું છે ત્યારે ગ્રામ વિસ્તારોમાં નવા રોજગાર ઊભા કરવાનું બહ્ જરૂરી છે

પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લીંબાળી ગામના મનરેગા યોજનામાં ચાલતા કામની મુલાકત લીધી હતી

મંત્રીએ શ્રમિકોને અપાતી સગવડો અને મહેનત ણાની સમયસર યુકવણી તથા તેમણે પડતી તકલીફો વગેરેની પૂછપરછ કરી હતી

જોકે જિલ્લા કલેક્ટરે ઉમેર્યું હતું કે આઠમી તારીખે મુંબઈ થી આવેલ આખા પરિવારને હોમ ક્વોરંન્ટીન કરવામાં આવેલ અને ચૌદમી તારીખે સેમ્પલ લેવામાં આવેલ જેનો રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે

સુરત કોરોના સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં કોરોનાના આજે વધુ પાંચ કેસ પોઝીટીવ નોંધાયા છે મળતી માહિતી મુજબ નવા નોંધાયેલા આ પાંચ કેસ પોઝીટીવ દર્દીના મિત્રો હતા અને તેઓ તેમના સંપર્કમાં આવ્યા હતા

ભાવનગર કોરોના ભાવનગર જિલ્લામાં આજે કોરોના સંક્રમિત પાંચ દર્દીઓ સારવાર દરમિયાન સાજા થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે

તે કોરોના મુક્ત બન્યા છે તેમજ જિલ્લામાં કુલ ત્રણ લોકોના કોરોના વાયરસમાં મૃત્યુ પણ થયેલા છિં નવસારી કોરોના નવસારી જિલ્લો હાલ કોરોના મુક્ત જિલ્લો બન્યો છે કોરોના સંક્રમિત છેલ્લા દર્દી પણ આજે કોરોનાની સારવાર બાદ સાજા થયા છે

દ્વારકા જિલ્લામાં પણ કોરોના સંક્રમિત વધ્ એક દર્દી સાજા થયાના સમાચાર છે

જામનગરમાં વસેલા પરપ્રાંતિયોને લઇને આજે આઠમી ટ્રેન રવાના કરવામાં આવી

શ્રમિકોને ફડ પેકેટસ તેમજ પાણીની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે

એમ રિલીફ ફંડમાં જમા કરાવવામાં આવ્યો છે ગઇકાલે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વ્યાસ કેળવણી નિરીક્ષક શ્રી પાંડેની ઉપસ્થિતીમા જિલ્લા કલેક્ટર શ્રી મકવાણાને આ ચેક અર્પણ કરાયો હતો